પ્રાદેશિક સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે

આવા યુવાનોને કંઇક નવું કરવાનું અલગ કરવાનું સપનું હોય છે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 એટલું જ નહીં તેઓ વ્યવસ્થાને અનુસરવાનું પણ પસંદ કરે છે અને કથારેક કથાંક કોઇ સિસ્ટમ યોગ્ય રીતે કામ ન કરે તો તેઓ હિંમત સાથે સિસ્ટમ અંગે પ્રશ્ન પણ કરે છે જે એક હકારાત્મક પાસું છે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

દરેક યુવાનોએ તેમની જવાબદારી માટે વિચાર કરવો જોઇએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના નાગરિકો આત્મનિર્ભર બને અને ગૌરવ સાથે જીવે તે દરેક માટે ખૂબ મહત્વનું છે તેમણે લોકોને ફક્ત સ્થાનિક ઉત્પાદનો ખરીદવા અને સ્થાનિક ઉત્પાદનોને ગૌરવ અને પ્રતિષ્ઠા સાથે જોડવા આહવાન કર્યું હતું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

વેંકૈયા નાયડુએ ગુજરાતના કચ્છના રણમાં યોજાયેલા રણોત્સવની મુલાકાત લીધી હતી તેમણે જણાવ્યું કે જયારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ દેશના મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળોની મુલાકાત લેતા હોય છે ત્યારે દેશવાસીઓને પ્રેરણા મળે છે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 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખગોળશાસ્ત્રમાં પ્રાચીન વિજ્ઞાન અંગે જાણકારી મેળવવા અનુરોધ કર્યો હતો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

ગંતવ્ય સ્થળે પહોંચવાનો રસ્તો તારાઓ બતાવે છે

પારસી સંસ્કૃતિને જીવંત રાખવા માટે દર બે વર્ષે વલસાડના ઉદવાડા ખાતે યોજાતા ત્રિદિવસીય ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ કાર્યક્રમનું સમાપન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરાવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ શ્રી મોદીએ શરૂ કરાવેલો તેમની ઇચ્છા પારસી કોમ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાની હતી જેમ દૂધમાં સાકળ ભળી જાય તેમ પારસી સમાજ દેશમાં ગુજરાતમાં ભળી ગયો છે દેશ તેમજ ગુજરાતનાં વિકાસમાં પારસી કોમનો મોટો ફાળો છે ઉદવાડાના આ કાર્યક્રમમાં રાજ્યનાં આદિજાતિ અને વનમંત્રી રમણ પાટકર વલસાડ જીલ્લાનાં ધારાસભ્યો તેમજ દેશ વિદેશનાં પારસી લોકો હાજર રહ્યા હતા

મી

મી

મી

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે મેરેથીન દોડ એ એકતાનું પ્રતિક છે આ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ફીટ ઇન્ડીયા અભિયાન અને સ્વસ્થ ભારત તંદુરસ્ત ભારત ના મંત્રને મૂર્તિમંત કરતા રાજકોટવાસીઓને બિરદાવ્યા હતા